આ વખતે કોવિડ રોગચાળાના કારણે ચર્ચા વર્ચુઅલ મોડમાં યોજાશે

હર્ષવર્ધને રાજયોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર અને તેમને જરૂરિયાત પ્રમાણે રસીનો પુરવઠો પુરો પાડશે તેમણે રાજયોને પ્રાથમિકતા ધરાવતા સમૂહોને મિશન મોડમાં રીસકરણ કરવા આગ્રહપૂર્વક જણાવ્યું છે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે રસીના અભાવે રસીકરણ નથી થઈ શક્યું તેવી ફરિયાદ કોઈ પણ રાજય દ્વારા નહીં કરાય

જેમાં ચાર લાખ સતાવન હજાર લોકો રસીનો પ્રથમ ડોઝ જયારે એક લાખ પાંચ હજાર લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ છે દરમીયાન દેશમાં કોવિડના નવા કેસોમાં વધારો સક્રિય કેસોની સંખ્યા વધી છે

આગામી દિવશોમાં ડ્રાઈવરો માટે તેમના હિત માટે અનેક કામો કરવામાં આવશે તેવું આકાશવાણી સાથે વાત કરતા કચ્છ જીલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી નવઘણભાઈ આહીર જણાવ્યું હતું

શહેરના જુદા જુદા પોઈન્ટ પર પોલીસની ટીમો પેટ્રોલિંગ કરશે